લોકો સરકાર અને વફીવટી તંત્રની સાથે મળીને આ લડત લડી રહ્યા છે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં આજે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનો દરેક નાગરિક આ લડાઈમાં સૈનિક છે તેમણે આ લડતમાં સક્રિય રીતે ભાગ લેવા અને એકબીજાની મદદ કરવા બદલ દરેક ક્ષેત્રના લોકોની પ્રશંસા કરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી આજબાજુ માસ્ક લગાવેલા અને ચેફરો ઢાંકેલા લોકોને જોઈને આપણે તેની અસર જોઈએ શકીએ પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયા નિમિત્તે લોકોને કહ્યું કે આ ઉત્સવ આપણને પર્યાવરણ જંગલો નદીઓ અને સમગ્ર જીવ વિજ્ઞાનની જાળવણીનું મફત્વ સમજાવે છે

આરોગ્ય અગ્ર સચિવ ડો

આશુતોષ અંતાણી કચ્છ ધંધા વ્યવસાયની છૂટ કેન્દ્ર સરકાર દવારા લોકડાઉન બીજા તબકકા દરમિયાન ધંધો વ્યવસાય કરવાની શરતી મંજરી અપાતાં કચ્છ જિલ્લામાં આજે અક્ષય તૃતિયા અખાત્રીજના શુભ દિવસથી નાના મોટા શહેર ગામોમાં બજારોમાં ધમધમાટ જોવા મળ્યો હતો

આ દરી મયાન દુકાનદાર તથા ગાહક બન્ને પક્ષ દવારા માસ્ક સોશિયલ ડીસ્ટસિંગ સહિતની માર્ગદર્શીકાનું ચુસ્ત પણે પાલન કરવું ફરજીયાત છે જેનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે આશ્તોષ અંતાણી ભુજ હકીમનું અવસાન કચ્છમાં અને ગુજરાતમાં દમના રોગીઓ માટેની વિશિષ્ટ સારવાર પધ્ધતિ વિકસાવનાર ભુજના જુની પેઢીના હકીમ એમ

માલીનું આજે ભુજ ખાતે અવસાન થયેલ છે